ગઈકાલે લોકસભામાં કેન્દ્રિય અંદાજપત્ર પર થયેલી ચર્ચાનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે સરકારે આફતને અવસરમાં પલટાવી છે તેમજ અર્થતંત્રના લાંબા ગાળાના વિકાસ માટે કેટલાક પગલા લીધા છે

બજેટમાં ગરીબો માટે કઈ જ નથી એવા વિરોધપક્ષના આક્ષેપોને નકારી કાઢતા સુશ્રી સીતારમણે કહ્યું કે શ્રેણીબદ્ધ યોજનાઓની જાહેરાત થઈ છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં કૃષિ પેદાશો માટે એક પણ માર્કેટીંગ સમિતી બંધ કરવામાં આવી નથી

શિક્ષણ સચિવે જણાવ્યું કે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા શાળાઓએ યાલુ રાખવાની રહેશે

કેટલાંક પ્રસાર માધ્યમોમાં દ્રેન સેવા શરૂ થવા અંગે પ્રકાશિત એહવાલોને નકારી કાઢતાં યાદીમાં દ્રેન સેવા અંગે અનુમાનો નહીં કરવાની નાગરિકોને અપીલ કરાઈ છે

તેજસ એક્સપ્રેસ શુક્ર શનિ રવિ તેમજ સોમવાર દરમિયાન ચાલશે આ દ્રેન રાજ્યમાં વાપી સુરત ભરૂચ વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે